પ્રધાનમંત્રીશ્રીએ નવરાત્રિ અનુષ્ઠાનની મૂળ ભાવનાને અનુરૂપ મહિલાઓના સશક્તિકરણ અને તેમણી ગરિમાને સુનિશ્ચિત કરવા પર પણ ભાર મુક્યો હતો શ્રી મોદીએ લોકોને વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીને બીજાને પ્રેરણા આપનારી દિકરીઓને આ વર્ષે દિપાવલી પ્રસંગે સન્માનિત કરવા કહ્યું હતું પ્રધાનમંત્રીએ ગઈકાલે વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના શૌર્ય સાહસ અને પરાક્રમની સરાહના કરી હતી તેમણે ગઈકાલે વિશેષ પુજામાં ભાગ લીધો અને બુરાઈ પર અચ્છાઈના વિજયના પ્રતિકરૂપે રાવણના પૂતળાનું દહન કર્યુ હતું લોકોને શુભેચ્છાઓ આપતા તેમણે કહ્યું કે ભારત વિવિધ સમાજોને જોડવાવાળી ઉત્સવોની ભૂમિ છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ફાન્સમાં દસોલ્ટ એવિયેશન ખાતે પ્રથમ વિમાન સ્વીકાર્યું હતું ગઈકાલે જોગાનુજોગ હવાઈદળનો સ્થાપના દવસ અને વિજયાદશમી પણ હતા સંરક્ષણમંત્રીએ રાફેલ વિમાનમાં બેસી સવારી પણ કરી હતી આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારતીય લશ્કરીદળો માટે આ ઐતિહાસિક દિવસ છે તે દ્વારા ભારત અને ફાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ જોવા મળે છે ફાન્સના સંરક્ષણ મંત્રી ફલોરેન્સ પાર્લી હવાઈદળના નાયબ વડા એરમાર્શલ હરજીતસિંહ અરોરા દસોલ્ટના મુખ્ય અધિકારી એરિક ટ્રેપિયર આ પ્રસંગે હાજર રહ્યા હતા આ અગાઉ શ્રી રાજનાથસિંહે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનની એલીઝી પેલેસમાં મુલાકાત લીધી હતી અને વ્યૂહાત્મક ભાગીદારીને આવકારી હતી તેમણે સંરક્ષણમંત્રી સંરક્ષણ સલાહકારની પણ મુલાકાત લીધી હતી

મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા જવાનોને શસ્ત્ર અને શાસ્ત્રોના સન્માનની મહત્તા સમજાવી હતી અને ભાવી પેઢીના ઉજજવળ ભવિષ્ય અને રાષ્ટ્ર ચેતના માટે નિષ્ઠાપૂર્વક ફરજરત રહેવાની અનિવાર્યતા સમજાવી હતી

કાર્ય યોજના અંતર્ગત જિલ્લામાં ઘાસનું મહત્તમ વાવેતર થાય અને વાવવામાં આવેલા ઘાસની સંગ્રહ ક્ષમતા વધારવાને અગત્યતા આપવામાં આવી રહી છે જોકે આ લાંબા ગાળાની યોજના હોઈ તેના અમલમાં સમય વિતશે તેવો સ્પષ્ટ નિર્દેશ કરાયો છે

મી રસ્તાના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે આ રસ્તાની અને જરુરિયાતને પગલે આ કાર્યની લોકમાંગણીને ધ્યાને લઈ આ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું આ માર્ગનું કામ પૂર્ણ થતાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જતા શ્રધ્ધાળુઓને આવાગમન સરળ અને સુવિધાયુક્ત થતાં રાહત મળશે તેમ તેમણે ઉમેર્યું હતું

સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યા પ્રમાણે રાપર અને નખત્રાણા તાલુકાના લોકોની લાંબા સમયની માંગણી અને રજૂઆતને પગલે મંજૂરી આપવામાં આવી છે